દેસવાલ આજે તમામને મબ્યા હતા

પાંચમી માર્યે રીઝર્વ બેન્કે ત્રીજી એપ્રિલ સુધી ઉપાડ પર મર્યાદા લાગુ કરી હતી

ચર્ચા દરમ્યાન રેલવેમંત્રી પિયુષ ગોયલે રેલવેના આધુનિકરણ માટે છેલ્લાં સાડા પાંચ વર્ષમાં કરાયેલી કામગીરી તથા આધુનીકરણ અને સુવિધાઓને લગતી માહિતી આપી હતી શ્રી ગોયલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અનુસાર કોઇપણ સમસ્યાના મૂળમાં જવાથી પરિણામ મળે છે ઝડપી પ્રતિભાવ માટે હેલ્પલાઇન જોડી દેવાની બાબત બાયો ટોઇલેટ કોચ સફાઇ પ્લાન્ટના અમલથી નાણાંની બચત થઇ છે અને સારાં પરિણામ મળ્યાં છે

બન્ને ટિમો વચ્ચે ચાર દિવસનીસંઘર્ષ પૂર્ણ રમત બાદ આજે મેચ ડ્રોમાં પરિણમી હતી જોકે પ્રથમ દાવની સરસાઈનેઆધારે સૌરાષ્ટ્રને રણજી ટ્રોફી વિજેતા જાહેર કરવામાં આવી હતી સૌરાષ્ટ્રતરફથી પ્રથમ દાવમાં શાનદાર શતક ફટકારનાર અર્પિત વસાવડાને મેન ઓફ થઈમેચ જાહેર કરાયા હતા